પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે ત કોરોનાને લીધે શાળા બંધ હોવાથી ફી નહીં ભરવાનો રાજ્ય સરકાર નો પરિપત્ર ગુજરાત વડી અદાલતે રદ કર્યો અને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા કહ્યું ગુજરાતના પોલિસ વડા તરીકે આશિષ ભાટિયાની વરણી કરાઈ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

અદાલતે આ મામલે રાજ્ય સરકારને શાળાઓના સંચાલકો સાથે વાટાઘાટો ચાલુ રાખીને તેનો ઉકેલ લાવવા જણાવ્યું છે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

આજે નિવૃત થયેલા ડીજીપી શિવાનંદ ઝા ના તેઓ અનુગામી બનશે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ જણાવ્યુ છે કે યુ પી એસ સી દ્વારા પસંદ થયેલી પેનલ માં શ્રી ભાટિયા નો સમાવેશ થાય છે

અધિકારી શ્રી ભાટિયા હાલ અમદાવાદના પોલિસ કમિશ્નર તરીકે કાર્યરત છે

પહેલી રાખી દેશપ્રેમ કી ઝુંબેશ હેઠળ રાખડીઓ એકઠી કરવાની જવાબદારી સ્વામિ વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા અદા કરવામાં આવી હતી

ભુજના મુસ્લિમ અગ્રણી અનવરભાઇએ કહ્યું છે કે કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે સૌ ઘરમાં રહીને જ ઈદ ની ઉજવણી કરે

એચ

ઓ દ્વારા હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આજે અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા અને અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર મુકેશ કુમાર દ્વારા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમદાવાદે લીઘેલા પગલાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી

ઓના મુખ્ય ડૉ

તેમણે કોવિડની સારવારમાં ખાનગી હોસ્પિટલોની ભાગીદારીને પણ બિરદાવી હતી

કેન્દ્રના પ્રવાસન મંત્રાલયે પ્રસાદ યોજનામાં દેશના વધુ પાંચ તીર્થયાત્રા સ્થળ નો સમાવેશ કરતાં તેમાં ગુજરાતના યાત્રાધામ અંબાજીને સ્થાન મળ્યું છે સોમનાથ અને દ્વારકા બાદ અંબાજી પ્રસાદ યોજનામાં જોડનાર ત્રીજું તીર્થ બન્યું છે યાત્રાધામ અંબાજીમાં પ્રવાસન સુવિધા કેન્દ્ર કોમ્યુનીટી કિચન ગબ્બર પગથિયાં નવિનીકરણ જેવી યાત્રી સુવિધાઓ ઊભી કરવા માટે ભારત સરકારમાં દરખાસ્ત ગુજરાતે કરી જેનો સ્વીકાર થતાં અંબાજીને પ્રસાદ પરિયોજનામાં આવરી લેવાયું છે

વરસાદ ની અગાહી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં બીજી અને ત્રીજી ઓગસ્ટે ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ બહાર પાડી છે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 વરસાદ સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે અનેક સ્થળે વરસાદ આજે પણ નોંધાયો છે અમરેલી જિલ્લા આ ધોધમાર વરસાદ ચાલુ રહેતા ખેડૂતો ખુશ છે તો સાંજે સુરેન્દ્રનગર માં પણ વરસાદ નું જોરદાર આગમન થયું હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે બોટાદ અને ગઢડા પંથક માં પણ ગાજવીજ સાથે ઝાપટાં વચ્ચે ઉગામેડી ગામે માલધારી યુવાન ઉપર વીજળી પડતાં તેનું મરણ થયુ છિ છોટા ઉદેપુરમાં બરોજ અને ઓડ ગામે થી પસાર થતી એની નદીમાં પાણીની ભારે આવક થતાં લોકો નદી કાંઠે એકઠા થયા હતા

આહવાની શ્રમજીવી બહેનો આખો દિવસ મજુરી કર્યા પછી પણ સમય કાઢીને હનુમાન ચાલીસાના પાઠ માં જોડાઈ રહી છે